ૈ પશ્ચિમ બંગાળ આસામ તમીલનાડુ કેરળ અને પુડુચેરીની ચુંટણીના પરીણામોની કામગીરી ફજુ ચાલી રહી છે

રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ નવ એમ્બ્યુલન્સ ખરીદવા માટે પોતાની ગ્રાંટમાંથી એક કરોડ રૂપિયાની ફાળવણી કરી

જેની આજે મત ગણતરી કોવિડ ગાઇડ લાઇન મુજબ મોરવા હડફ કોલેજમાં સવારથી શરૂ થઇ હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણી ને સી

આસામમાં ભાજપે એક બેઠક જીતી લીધી છે ી ને પડ બેઠકો ઉપર આગળ છે

મોહનભાઇ કુંડારીયા રાજકોટના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીથાએ પોતાની ગ્રાંટમાંથી એક કરોડ રૂપિથાની કિંમતની નવ એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે

શ્રી કુંડારીયાએ આ અંગે જણાવ્યું છે કે બુધવારે રાજકોટ શહેરમાં ત્રણ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાશે તેમણે કહયું કે કોરોના મહામારીમાં ઓકસીજનની તંગીને નિવારવા માટે તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ તાલુકાઓમાં રપ રપ ઓકસીજન સીલીન્ડર આપવામાં આવશે મોરબી ઓકસીજન પ્લાન્ટ મોરબીમાં ઓકસીજનની છતના પગલે મોરબી સીરામીક એસોસીએશન ને ઉદ્યોગપતિઓ ધ્વારા ઓકસીજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે

આ અંગે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાએ આકાશવાણી સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી

ઇડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડીથાએ કહયું છે કે અંબુજા કંપની ધ્વારા સાબરકાંઠા જીલ્લામાં કોરોના મહામારીમાં વધતી જતી ઓકસીજનની માંગને ધ્યાનમાં રાખીને પોતાની સીએલઆરના ભાગરૂપે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે પ્રદિ પસિંહ જાડેજા બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ કહયુંછે કે રાજય સરકાર દેશ વિદેશમાં રહેતા ગુજરાતીઓની ફરહંમેશ પડખે છે ગુજરાત બહાર ન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાના વિસ્તરણ માટે આર્થિક સહાથ આપવાની ચોજના અંતર્ગત વિશાખાપટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે ચાલીસ લાખ રૂપિયાની સહાય મંજુર કરવામાં આવી છે

જી એસટી કોરોના મહામારીએ ધ્યાને રાખીને સરકારે જીએસટી કાયદા હેઠળ કરદાતાઓને ઘણી બધી છુટછાટ આપી છે

નાણા મંત્રાલયે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડયું છે

આ નિથમ સામાન્ય કરદાતાઓ ને ત્રિમાસીક રીટર્ન ભરતા કરદાતાઓ માટે લાગુ કરવામાં આવશે

ભરૂચ આગ ભરૂચની વેલ્ફેર ફોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સર્જાચેલી દુર્ધટનાની માહિતી મેળવવા આજે ગુહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ પહોચ્યા હતા ને સ્થળ નીરીક્ષણ કર્યુ હતું

ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજાયે સીવીલ હોસ્પીટલ એન્જીનીયરીંગ કોલેજ કોવિડ કેર સેન્ટર ને અંકલેશ્વર ઇએસઆઇસી હોસ્પિટલની મુલાકાત લીધી હતી

નર્મદા જીલ્લાના ઇન્યાર્જ જીલ્લા વિકાસ ધિકારી એલ

ડીડોરની આગેવાની હેઠળ જીલ્લામાં કોવિડના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સાગબારા તાલુકાના પાંચપીપરી ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે